પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે ન્યૂચોર્કમાં મંત્રણા કરશે

સરકારી વિભાગમાં કામ કરનાર કર્મચારીનું પ્રથમ સાત વર્ષમાં અવસાન થાય તો તેના

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે

તેમણે કહ્યું કે ભારત આ સમસ્યાના ઉકેલમાં ઉદાહરણરૃપ કામગીરી કરશે શ્રી મોદીએ કહ્યું કે આ બાબતને જનઆંદોલન બનાવવાનો સમય આવ્યો છે ભારતે એક વખત ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિકના વપરાશ ઉપર પ્રતિબંધ મૂક્વો છે એમ જણાવીને શ્રી મોદીએ વિશ્વ સમુદાયને પણ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવા અનુરોધ કર્યો ભારતે દર્શાવેલી પ્રતિબધ્ધતા મુજબ પુનઃ પ્રાપ્ય ઊર્જાક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે

વિશ્વના દેશોની સરકારો તથા લાગતા વળગતાઓને આબોહવામાં પરિવર્તન અંગે ચર્ચા કરવા મંય મળે તે હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી એન્ટોનીઓ ગુટેરસે આબોહવામાં પરિવર્તન અંગેની પરિષદનું આયોજન કર્યું હતું આ બેઠક બાદ પ્રધાનમંત્રીએ સંયુકગ્ત રાષ્ટ્રસંઘની મહાસભા ખાતે યોજાયેલ આરોગ્ય સેવાને લગતી પરિષદમાં સંબોધન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં સાર્વત્રિક આરોગ્ય સેવા આપવા માટે લેવાયેલા પગલાંઓની વિગતો આપી હતી પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે તંદુરસ્ત જીવન એ દરેક નાગરિકોનો અધિકાર છે

તેમણે જર્મનીના યાન્સેલર એન્જેલા મર્કેલ ઇટાલીના રાષ્ટ્રપતિ જ્યુસિપ્પી કોન્ટે કતારના અમીર શેખ તમિલ બીન હમાદ કોલંબિયાના રાષ્ટ્રપતિ ઇવાન ડયુક મર્કેઝ નાઇઝીરીયાના રાષ્ટ્રપતિ યુસુફ મહમૂદ ભુતાનના પ્રધાનમંત્રી લોટે ત્રોરીંગ નામિમ્બિયાના રાષ્ટ્રપતિ હેજ જીનગૌબ માલદિવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મેહમુદ સોલિહ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી નાર્ક રટ સહિત કેટલાંક નેતાઓ સાથે વ્યાપક વિયાર વિમર્શ કર્યો હતો શ્રી મોદીએ ઇટાલીના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય સંબંધો મજબુત કરવા સાથે ખાસ કરીને વેપાર અને રોકાણ તથા સંરક્ષણ સહયોગ મજબુત કરવાના ઉપાયો ઉપર ચર્ચા કરી હતી શ્રી મોદીએ કતારના અમીર તમીમ બીન ફમાદ સાથે વાતયીત સાથે બંને દેશો વચ્ચેના વ્યાપક સંબંધોની સમીક્ષા કરી હતી માલદીવના રાષ્ટ્રપતિ સાથે વાત કરતાં શ્રી મોદીએ જળવાયું પરિવર્તન અંગે સહકાર વધારવા વાતચીત કરી હતી

શ્રી ટ્રમ્પે રવિવારે હ્યસ્ટનમાં યોજાયેલી હાઉડી મોદી કાર્યક્રમમાં શ્રી મોદીને આમંત્રિત કર્યા છે તે અંગે પૂછ્યું હતું ભારતમાં પહેલીવાર આયોજીત થનાર આ રમત અંગેના આયોજન વિશે શ્રી ટ્રમ્પે કહ્યં હતું કે અમેરિકા દ્વારા ભારતમાં નિકાસ થતી ચીજોમાં નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશન એનબીએ પણ હશે

દરમ્યાન એનબીએના વૈશ્વિક વેપાર સંયાલનમાં ઉપાધ્યક્ષ ડિએને ગૌઉટાએ કહ્યું હતું કે વધારે ખેલ પ્રેમીઓ સુધી પહોંચવાની તેમની કોશિશ છે

તેઓ પહલગામમાં વરિષ્ઠ પોલિસ અધિકારીઓની સલામતી અંગેની સમીક્ષા બેઠકમાં બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે દેશ વિરોધ તત્વોના બદઇરાદાઓ નિષ્ફળ બનાવવા તેમજ નિર્દોષ નાગરિકોને કનડતા આતંકવાદીઓ અને જિલ્લા સ્તરના તેમના સાગરિતોને નિયંત્રણમાં લેવા શક્ય તમામ પગલાં લેવા જોઈએ તેમણે અધિકારીઓને ગુપ્તચર વ્યવસ્થા વધુ સઘન બનાવવા અનુરોધ કર્યો હતો શ્રી દિલબાગસિંહે દક્ષિણ કાશ્મીરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલિસોએ કરેલી કામગીરીની બિરદાવી હતી

નવી પધ્ધતિમાં ખાસ તૈયાર કરાયેલ એપની મદદથી નાગરીકી પોતાની તથા કુટુંબીજનોની વિગતો જાતે જ અપલોડ કરી શકશે તેમણે કહ્યું કે કાગળ ઉપરની માહિતી કરતા ડિજીટલ સ્વરૂપે ઉપલબ્ધ માહિતીનું વિશ્લેષણ કરવું અને તેનો લોકકલ્યાણ માટે ઉપયોગ કરવો વધુ સરળ રહેશે

આગામી પહેલી ઓક્ટોબરથી અમલમાં આવશે

આના પરિણામે કાવેરીના મુખપ્રદેશ વિસ્તારમાં સારા ખેતીની તકો ઉજળી બની છે આ જળાશયના પાણીનો ઉપયોગ ખેતી તથા પીવાના હેતુથી થાય છે

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં પી

કોર્ટ દ્વારા ઝકીર નાઇક સામે નવેસરથી બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું

મલેશિયા સરકારે તેમને કાયમી વસવાટની મંજુરી આપી છે ઝકીર નાઇકે તિરસ્કાર ઉદભવે તેવા આપેલા ભાષણી માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રતિબંધક દ્વારા હેઠળ પણ આરોપો ઘડાય તેવી સંભાવના છે

સ્વચ્છ ભારત અભિયાન દ્વારા શ્રી મોદીએ સ્વચ્છતા ક્ષેત્રે ભારતમાં કરેલી કામગીરી માટે બિલ અને મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા તેમને પુરસ્કાર અપાશે

રેઇનબો નેટવર્ક તથા વધારાની ફિકવન્સીઓ પરથી સાંભળી શકાશો હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળ રમનારી ભારતીય ટીમમાં સ્મૃતિ મંધાના શીખા પાંડે પૂજા વસ્ત્રાકર અને પૂનમ યાદવનો સમાવેશ થાય છે